આ સિસ્ટણમના ભાગરૂપે તૈયાર કરેલ મોબાઈલ એપ્લીીકેશન દ્વારા કર્મચારી સંસ્થાની વાઈફાઈની રેઈન્જસમાં હશે તો જ આવન જાવનની હાજરી અને અન્ય વિગતો ભરી શકશે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 આ હાજરી ડેટા અને શૈક્ષણિક કર્મચારી દ્વારા કરવામાં આવેલ અન્ય કામગીરીની માહિતી અને તેને આધારિત રિપોર્ટ વેબ એપ્લીકેશનના માધ્યમથી ખાતાના તેમજ વડા શિક્ષણમંત્રીક્રી અને મુખ્યામંત્રીશ્રી પણ મેળવી શકશે ભાટ નજીક આવેલી ઈડીઆઈમાં આજથી ઇનોવેશન સ્ટાર્ટઅપ્સ અને ઇકોસિસ્ટમ પર એસએસઆઈપી વાર્ષિક પરિસંવાદનો આરંભ થયો છે

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં પુષ્ન વિચારણાના અંતે આ નિર્ણય લેવાયો હતો રાજ્ય સરકારનો આ નિર્ણય રાજ્યની તમામ સરકારી ખાનગી પ્રાથમિક ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ તથા રાજ્યની કોલેજોને પણ લાગુ પડશે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 સાંસદ તરીકે ચ્રંટાયા બાદ રાજ્યના ચાર ધારાસભ્યોએ આજે પોતાના પદેથી રાજીનામું આપ્યું છે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

નર્મદા સુગરના ઘનશ્યામ પટેલ આ એવોર્ડ સ્વીકારશે આ પ્રસંગે શ્રી પટેલે કહ્યું કે સંસ્થાના તમામ હોદ્દેદારો તથા ટીમે કરેલા અથાક પરિશ્રમ અને નર્મદા સૂગર પરિવારના સહકારથી આ એવોર્ડ મળ્યો છે તેમણે આ એવોર્ડ નર્મદા સુગર પરિવારને સમર્પિત કરવાની લાગણી વ્યક્ત કરી હતી ઉલ્લેખનીય છે કે નર્મદા સુગરને અત્યાર સુધી વિવિધ કામગીરી બાબતે નેશનલ અને રાજ્ય કક્ષાના એવોર્ડ એનાયત કરાયા છે જીટીયુને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશનના ક્ષેત્રે આઉટ સ્ટેન્ડિંગ પરફોર્મેન્સ એવોર્ડ એનાયત કરાયો

જેમાં ગુજરાત ટેકનોલોજીક્લ યુનિવર્સિટીને રાજ્ય યુનિવર્સિટી કેટેગરીમાં સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન ક્ષેત્રે આઉટ સ્ટેન્ડિંગ પર્ફોમન્સ માટે એવોર્ડ એનાયત કરાયો હતો આ એવોર્ડ સ્ટ્ટન્ડટ ઇનોવેશન સ્ટાર્ટઅપ અને ઇકો સિસ્ટમ વિષય પર આયોજિત પરિસંવાદમાં એનાયત કરાયો હતો અમદાવાદ મહાનગરપાલિકા અને ઊર્જા કાર્યક્ષમતા સેવા લીમીટેડ ઈ

એસ એલ કંપનીએ શહેરમાં વીજળી આધારીત વાહનોને પ્રોત્સાહન આપવા અંગેની સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા છે

આ અંગેની સમજૂતી ઉપર અમદાવાદ મહાનગરપાલિકા વતી કમિશનર વિજય નેહરાએ જ્યારે ઈ

કંપની વતી વેંકટેશ દ્વિવેદીએ હસ્તાક્ષર કર્યા હતા આ પ્રસંગે શ્રી વેંકટેશ દ્વિવેદીએ જણાવ્યું હતું કે સાતત્યપૂર્ણ અને સલામત ભવિષ્ય માટે સમગ્ર વિશ્વમાં ઇલેક્ટ્રીક આધારીત વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ભારતમાં પણ કેન્દ્ર સરકારે પ્રદ્રષણ ઘટાડવાના ભાગરૂપે ઇ મોબીલીટી મિશન હાથ ધર્યૂં છે તેમણે કહ્યૂં કે અમદાવાદમાં સ્થપાનાર બધા જ જાહેર ચાર્જિંગ સ્ટેશનોની કામગીરી તથા જાળવણી ઈ

ના તાલીમ પામેલા કર્મચારીઓ કરશે જ્યારે અમદાવાદ મહાનગરપાલિકા આ ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવા જમીન તથા જરૂરી માળખાકીય સુવિધા પૂરી પાડશે આ સમગ્ર પ્રોજેક્ટથી અમદાવાદ મહાનગરપાલિકા તેના વિસ્તારમાં દર વર્ષે આશરે સાડા ચાર ટન કાર્બન ઉત્સર્જન અટકાવી શકશે બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયના ગુજરાત ઝોનના સંચાલીકા રાજયોગીની સરલા દીદીનું આજે અમદાવાદ ખાતે નિધન થયું છે

તેમના પાર્થિવદેહને આજે સાંજે પાંચથી આઠ સુધી કાંકરીયા ખાતેના શાંતિભવનમાં રખાયો છે આવતીકાલે સવારે છ વાગે અમદાવાદથી મુખ્યાલય આબુમાં અગ્નિસંસ્કાર કરાશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ બ્રહ્માકુમારીઝ ગુજરાત ઝોનના મુખ્ય સંચાલિકા રાજયોગિની સરલા દીદીના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યકત કરી શ્રધ્યાંજલી પાઠવી છે

શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયોગિની સરલા દીદીએ અનેક દેશોમાં પ્રવાસ કરીને રાજ્યોગ અને ભારતીય સંસ્કૃતિના કરેલા પ્રસારની પણ સરાહના કરી છે પોરબંદરમાં પિન્ક સેલિબ્રેશનનું સમાપન થયું છે પોરબંદરમાં મોકરસાગર કમીટી દ્વારા પિન્ક સેલીબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું

પિન્ક સેલીબ્રેશનના છેલ્લા દિવસે પક્ષીવિદોએ છાંયા સુભાષનગર જાવર અને પક્ષી અભ્યારણ્યની મુલાકાત લીધી હતી અને હજારો ફ્લેર્મીગોને નિહાળ્યા હતા ઘણાં ખરા પક્ષીપ્રેમીઓ પ્રથમ વાર ફલેમીંગોને નિહાળી અભિભૂત બન્યા હતા પક્ષીવિદોએ ફલેમીંગો પક્ષીઓના ફોટાઓ કેમેરામાં કેદ કર્યા હતા સુભાષનગર જાવરની મુલાકાત દરમિયાન પક્ષીવિદોએ ફ્લેમીંગો સહીત અન્ય પક્ષીઓ ગડેરો પોચાર્ડ પેણ ઉલ્ટી ચાંચ તથા કુંજ પક્ષીઓને પણ નિહાળ્યા હતા

આમાં સ્ટ્રીટ લાઇન નવા લેમ્પોની ખરીદી વાહન રીપેરીંગ ગ્રાન્ટ રીન્યૂ વગેરેનો સમાવેશ થાય છે બેઠકમાં ચર્ચામાં વિરોધ પક્ષના નેતા જીતુભાઈ આગઠે ભલાભાઈ મૈયારીયા સરજૂભાઈ કારીયા વગેરેએ ભાગ લઈ સૂચનો રજૂ કર્યા હતા

મી અને સાઇકલયાત્રા કરી ઠેરઠેર વ્રક્ષારોપણ કરી પર્યાવરણ જાગ્રતિનો સંદેશ પાઠવ્યો હતો જેમાં રાજપીપળા સિવિલ હોસ્પિટલના તબીબ ડો રાજકુમાર ભગત અને જાણીતા ગાયનોલોજીસ્ટ અને ગોવાના પ્રભારીફૂડ કમીશન ગુજરાતના સદસ્ય તથા ટ્રાઇબલ મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો

મી ને સાયકલ યાત્રા કરી આજૂબાજૂના ગામોમાં વ્રક્ષારોપણ કરી ગામ લોકોને વધુ વ્રક્ષો વાવવા અનુરોધ કરી પર્યાવરણ જાગ્રતિ નો સંદેશ ફેલાવ્યો હતો